પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા આપણી દેશ નવી ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યું છે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને યાદ કરી દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો અનુરોધ કર્યો હતો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે વિવિધ વિકાસકામોનું ખાતમૂહર્ત અને લોકાર્પણ કર્યું કાશ્મીરના શોપિંયાન જિલ્લામાં કાનીગામ વિસ્તારમાં સલામતીદળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા છે

બીજી મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પર સરસાઈ મેળવી છે

આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે વોકલ ફોર લોકલ એ આજે ઘર ઘરમાં ગૂંજી રહ્યું છે તેવામાં હવે સુનિશ્ચિત કરવાનો સમય છે કે આપણાં ઉત્પાદનો વિશ્વસ્તરના હોય જ્યારે આપણે જાણતાં અજાણતાં વિદેશી ઉત્પાદનોનો વપરાશ કરી રહ્યા છીએ ત્યારે તેના વિકલ્પો ભારતમાં જ સરળતાથી ઉપલબ્ધ હોથ છે તેમણે આપણા ઉદ્યમી સાથીઓને આગળ આવી સ્ટાઅપને આગળ વધારવા અનુરોધ કર્યો હતો

પ્રશ્નથી શરૂ થાય છે જિજ્ઞાસા હંમેશા સતત કંઈક નવું કરવા પ્રેરિત કરે છે પ્રધાનમંત્રીએ યુવાનોને કેન ડુ અને વીલ ડુ ની ભાવના વિકસાવી દરેક ક્ષેત્રમાં આગળ વધવા પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુતેગ બહાદુર જી માતા ગુજરી જી ગુરુ ગોવિંદસિંહ જી અને તેમના પરિવારજનોની શહીદીને યાદ કરી ભાવભીની અંજલિ અર્પણ કરી હતી

આ સાથે દેશની સૌપ્રથમ ડ્રાઈવર વિનાની એટલે કે એટોમેટિક દ્રેનના નવા યુગનો આરંભ દિલ્ફી મેદ્રોથી થશે

આ ઉપરાંત પ્રધાનમંત્રી એરપોર્ટ એક્સપ્રેસ રેલમાર્ગ ઉપર નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સેવાનો પણ આવતીકાલે પ્રારંભ કરાવશે

બે આતંકવાદી ઠાર કાશ્મીનાર શોપિંયાન જિલ્લામાં કાનીગામ વિસ્તારમાં સલામતીદળી સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા છે પોલીસ વડા દીલબાગસિંહે જણાવ્યું હતું કે ઠાર કરાયેલા આતંકવાદીઓ અલ બદર આંતકવાદી સંગઠન સાથે સાંઠ ગાંઠ ધરાવતા હતા અગાઉ મળેલી બાતમીના આધારે સલામતી દળોના જવાનોએ સંબંધિત વિસ્તારને ઘેરી લઈને આતંકવાદીઓની શોધ શરૂ કરતાં આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી